તેઓ સંવાદની છઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આ સમયે દેશમાં દરરોજ લગભગ છ હજાર ચારસો ટન ઓક્સીજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે સરકાર કોવિડ રોગયાળાને કારણે વધતી માંગને જોતા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તૈયાર છે શીતલ વૈશ્નવ સુપર મોડેલ સમિતિ કોરોના સંક્રમણના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલી ભારતીય રાષ્ટ્રીય સુપરમોડલ સમિતિના અધ્યક્ષ પ્રોફેસર એમ વિદ્યાસાગરે કહ્યું છે કે દેશમાં જલ્દી લોકડાઉન લાગુ કરવાના નિર્ણયથી ઘણાં લોકોના જીવ બચાવી શકાયા અને અંધાધૂંધી અટકાવવાનું શક્ય બન્યું તેમણે કહ્યું કે આગામી તહેવારોની મોસમ અને શરદ ઋતુમાં કોરોના સંક્રમણના કેસો વધી શકે છે તેમણે ઉમેર્યું કે સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થાય તો જ બધી ગતિવિધિઓ સામાન્ય કરી શકાશે તેમણે કહ્યું કે નિયમોનું બરાબર પાલન કરાશે તો આવતા વર્ષની શરૂઆતમાં કોરોના પર નિયંત્રણ મેળવવાનું શક્ય બનશે અને ફેબ્રુઆરીના અંતે સુધીમાં સંક્રમણના ઘણાં ઓછો કેસો રહેશે

પરમ પૂજનીય પાંડુરંગ શાહ્સ્ત્રી આઠવલે જી દાદાજીના જન્મ શતાબ્દીની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવશે

સ્વાધ્યાય અંદોલન શ્રીમદ ભગવદ ગીતા પર આધારિત આત્મજ્ઞાનનું આંદોલન છે જે ભારતના એક લાખથી વધુ ગામોમાં ફેલાયુંએલું છે અને એના પાંચ કરોડ કરતાં પણ વધુ અનુયાથીઓ છે મનુષ્ય ગરિમાનું ગણ કરનારી આ મહાન પ્રતિભાને મેગ્સેસે તેમ્પલ્ન પદ્મવિભૂષણ જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા હતાં

ને બાદ કરતાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓ કોરા રહ્યાં છે છૂટાછવાયાં ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ ના વરસતાં ખેડૂતોને હાશ થઈ છે બીજી તરફ આકાશી વીજળીએ આજે સાંજે ભુજ અને રાપર તાલુકામાં બે માલધારીનો ભોગ લેતાં અરેરાટી છવાઈ ગઈ છે સીમાડે ઢોર યરાવવા ગયેલા ત્યારે વીજળી પડતા આ દુર્ઘટના ઘટી હતી